ચિદમ્બર સાથે વોરન્ટ બહાર પાડયું

જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવલ પણ સાથે રહેશે આ અગાઉ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ મમલ્લાપુરમ ખાતે ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગનું સ્વાગત કર્યું હતું પ્રધાનમંત્રીએ સ્વાગતની તમામ બાબતોનું ઝીણવટપૂર્વક ધ્યાન રાખ્યું હતું શ્રી મોદીએ તેમને ઐતિહાસિક તથા વારસારૂપ સ્થળોની સમજ આપી હતી

અને ઘણી બધી બાબતો અંગે પરામર્શ કર્યો હતો

ચિદમ્બરમને અદાલતમાં હાજર કરવા વોરન્ટ બહાર પાડ્યું છે

પ્રદેશ ભાજપના મહામંત્રી યુધવીર શેઠીએ જણાવ્યું છે કે કાશ્મીરમાં યોજાનારી તાલુકા વિકાસ પરિષદની ચૂંટણીમાં મોટી સંખ્યામાં ઉમેદવારીપત્રો ભરાયાં છે

ગઈકાલે ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરી હતી

કાશ્મીરમાં પંચાયતી રાજ વ્યવસ્થાની બીજા સ્તરની ચૂંટણીની પ્રક્રિયા આગામી પાંચમી નવેમ્બર સુધીમાં પૂરી કરાશે

શ્રી સિંહે હાલની સલામતિની સ્થિતિની સમીક્ષા કરી હતી તથા પાકિસ્તાન સરહદેથી ધુસણખોરી રોકવાનાં પગલાં પણ વિચાર્યાં હતાં આ ઉપરાંત રામબન જિલ્લામાં બટોટે ખાતેની કાર્યવાહીમાં માર્યા ગયેલા બે હીઝબુલ મુજાહીદ્દીનના કિસ્સાની પણ ચર્ચા થઇ હતી આ અડામણમાં લશ્કરનો એક જવાન શહી થયો હતો તથા સાત પોલીસને ઇજાઓ થઇ હતી

ડોડા જિલ્લામાં ભદેરવાહ ખાતે યુનિવર્સિટીના સંગમ યુવા મહોત્સવનાં સમારોહ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે પાકિસ્તાન કટોકટીમાં છે એટલે તે કોઇપણ રીતે શસ્ત્રો મોકલવા પ્રયત્ન કરે છે જમ્મ્ કાશ્મીરમાં શાંતિ જાળવવાના તમામ પ્રયત્નો છે અને પાકિસ્તાનના કોઇપણ પ્રયાસો સફળ નહીં થાય લેફ્ટેનન્ટ જનરલ સિંહે કહ્યું કે સરહદ પાર ત્રાસવાદીઓની તાલીમ હજી યાલી રહી છે અને તેમની ધુસણખોરીના પ્રયત્નો કરી રહ્યા છે

તેમાં ખેડૂતોની દેવાં માફી મહિલાઓ માટે સરકારી નોકરીમાં અનામતની જાહેરાત કરી છે

બસમાં મફત મુસાફરીની પણ જાહેરાત કરી છે

હરિયાણા કોંગ્રેસ પ્રભારી ગુલામનબી આઝાદે આ સંકલ્પ પત્રને ક્રાંતિકારી ગણાવ્યો હતો

ગયા વર્ષે જુલાઇમાં તેમણે સંબંધો પૂર્વવત બનાવવાનો મહત્વનો નિર્ણય કર્યો હતો દસમી ડિસેમ્બરે ઓસ્લોમાં તેમને આ પુરસ્કાર અપાશે

આજે પૂણેમાં પત્રકારો સાથેની વાતયીતમાં તેમણે કહ્યું કે સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો માટે તથા રોજગારી સર્જન માટે અંદાજપત્રમાં પૂરતાં પગલાં લેવાયાં છે રાફેલ યુદ્ધ વિમાનના શસ્ત્ર પૂજનને તેમણે વાજબી ઠરાવ્યું અને ભારતીય પરંપરાને અનુરૂપ ગણાવ્યું હતું

તેમણે જણાવ્યું કે સાંગલી અને કોલ્હાપુરના પૂર અસરગ્રસ્તોને સરકારે સમયસર સહાય પૂરી પાડી છે

નવી દિલ્હીથી વીડીયો કોન્ફરન્સ મારફતે કાર્યક્રમ યોજાયો હતો તેમણે પુરીમાં રાષ્ટ્રીય નવોદય નેતૃત્વ સંસ્થા માટે ભૂમિપૂજન કર્યું

એસ એસ

ઉમેશ યાદવે બે વિકેટ અને મહંમદ શામીએ એક વિકેટ મેળવી હતી

તે દ્વારા રીકી પોન્ટીંગના વિક્રમની બરોબરી કરી કોહલીએ સર ડોન બ્રેડમેનના આઠ વાર દોઢસો રન કરવાના વિક્રમને પણ વટાવી દીધો છે

આમ બે વિરુદ્ધ શૂન્યથી શ્રેણી જીતી લીધી છે

હવે ત્રીજી એક દિવસીય મેચ સોમવારે વડોદરામાં રમાશે